સાંજે છ વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ

રાજકોટ જિલ્લાના તાલુકા અને ગામો માં પાણી અંગેની પરિસ્થિતિ અને પાણીની અછત નિવારવા માટે કલેકટર કચેરી ખાતે આયોજીત બેઠકમાં રાજકોટ જિલ્લાની પીવાના પાણી અંગેની પરિસ્થિતીની સમીક્ષા રાજયના શિક્ષણમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ કરી હતી તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં જયાં પાણીની મુશ્કેલી છે તેની સમીક્ષા કરીને લોકોના પાણીની મુશ્કેલી સત્વરે હલ થાય તેવા પ્રકારના પગલાં લેવા અને વ્યવસ્થા તંત્ર ગોઠવવા સુચના આપી હતી મંત્રીશ્રી ચુડાસમા એ જણાવ્યું કે જિલ્લાના વેરાવળ શાપર સહિતના ગામોમાં અત્યારે પાણીની અછત છે ત્યાં ટુંકા ગાળાની યોજના દ્વારા લોકોને તાત્કાલીક પાણી મળે તે જોવા અને બાદમાં જયાં જયાં જરૂર હોય ત્યાં પાણી પુરવઠાની લાંબા ગાળાની યોજના બનાવવા સંબંધકર્તા ખાતાના અધિકારીઓને સુચના આપી હતી

માનવીની પીવાના પાણી સાથે મુંગા પ્રાણીઓની પણ ચિંતા કરીને તેનો સર્વે કરીને જે ગામોમાં પાણીના અવેડા ન હોય ત્યાં મુંગા પ્રાણીઓ માટે પીવાના પાણી માટે અવેડાની પણ વ્યવસ્થા થાય તે જોવા પણ ખાસ જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લાના રાજકોટગોંડલ કોટડાસાંગાણી પડધરી લોધીકા તાલુકા સહીતના વિસ્તારનો પાણીની પરિસ્થિત અંગે સમિક્ષા કરીને તંત્ર દ્વારા લોકોની પાણી અંગે કોઇ પણ ફરિયાદ ન આવે તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવવા ખાસ સુચના આપી હતી

ગયા વર્ષે વરસાદ ખૂબ નબળો રહ્યો હતો

જૂનાગઢ રાધા રમન દેવ મંદિર સમિતિની સામાન્ય ચૂંટણી આજે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી દેવ અને આચાર્ય પક્ષ ના કુલ ચૌદ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે

આવતીકાલે મત ગણતરી હાથ ધરવામા આવશે વ્યારા નગર પાલિકા એ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાની સાથે સ્વચ્છતા ને પ્રાધાન્ય આપી ઘન કચરા માંથી સુંદર બાકડાનું નિર્માણ પ્રયોગિક ધોરણે કર્યું છે જેને જોવા માટે લોકો પાલિકાની કચેરીએ આવી રહ્યા છે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત તાપી જિલ્લાની વ્યારા નગર પાલિકા એ સુંદર કામગીરી હાથ ધરી છે વ્યારા નગર માંથી ભેગો થતો સૂકો અને ભીનો કચરો એકત્રિત કરીને સ્વચ્છતાની સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નો ઉત્તમ દાખલો બેસાડતો અને વેસ્ટ વસ્તુ માંથી ઉપયોગી બેસ્ટ વસ્તુ કઈ રીતે બની શકે તેવા પ્રયાસો હાથ ધરીને પ્રયોગિક ધોરણે પ્લાસ્ટિકના વેસ્ટ કચરા માંથી બેસવાના સુંદર બાકડાનું નિર્માણ કર્યું છે વઘઈ તાલુકાના રમ્ભાસ જામલાપાડા ગામની એક મહિલા ખેડૂત પોતાની જમીનમાં હળદરની ખેતી કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે તેઓ હળદરની ગાંઠને સૂકવી દળીને તેનું વેચાણ કરે છે તેમણે હળદર દળવાનું યુનિટ શરૂ કર્યું છે આ યુનિટમાં પોતાા ગામની જ મહિલાઓને હળદર પેકિંગનું કામ આપે છે

જ્યારે અન્ય ઘવાયેલા સાતને પાલનપુર સીવીલ હોસ્પિટલ ભાવતા વધુ બે વ્યક્તિના મોત નીપજ્યા હતા